પશ્ચિમ બંગાળમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશિનમાં ખોટીપો સર્જાતા મતદાન પ્રભાવિત થયુ હતું

દવાઓના ભાવમાં ઘટાડો કરવાની પ્રક્રિયા હેઠળ આ નિર્ણય લેવાયો છે

જે ફેફસાના કેન્સરની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે

દર્દીઓ અને તેમના પરિવારોને કેન્સરની બિમારી સામે ઉપચાર માટે રાહત દરે આ દવાઓ મળી રહે તે માટે સરકારે નફામાં ઘટાડો કર્યો છે

પાણી યોરીની કોઇપણ રજૂઆતો થાય તો પોલીસ વિભાગને સાથે રાખીને પાણી પૂરવઠા વિભાગને કડક કાર્યવાહી કરવા તેમજ હોટેલ રેસટોરન્ટો દ્વારા કરાતી પાણી ચોરીને અટકાવવા પણ પગલાં લેવા નિર્દેશ અપાયો હતો

અછત સંબંધિત વિવિધ રજૂઆતોનો પણ આ બેઠકમાં નિકાલ કરાયો હતો

તમામ બોઇલરને સ્ટીમર દ્વારા નાઇજીરિયા રવાના થશે આ બોઇલર પેટ્રોકેમિકલ્સ રિફાઇનરીમાં વપરાય છે બોઇલરને સ્ટીમર સુધી પહોંચતું કરવા ચાર કલાકનો સમય લાગ્યો હતો અને અગાઉની જેમ અન્ય તમામ યાતાયાતને અટકાવી દેવામાં આવી હતી જયદિપ વૈષ્ણવ પાણી બચાવ હાલે દુષ્કાળની સ્થિતિ પ્રવર્તતી હોઇ પાણીનો બચાવ અને તેનો કરકસર પૂર્વક ઉપયોગ કરવો અનિવાર્ય છે તેમ છતાં ભુજમાં કોઇ પાણીનો વેડફાટ કરતું જણાશે તો તેનું નળ જોડાણ નગર પાલિકા દ્વારા કાપી નાખવામાં આવશે શહેરના કેટલાક વિસ્તારોમાં રહીશો દ્વારા પાણીનો વેડફાટ થતો હોવાનું પાલિકાની નજરે ચડ્યું છે આ બગાડ ગંભીર બાબત હોતાં જે લોકોએ અન્ડર ગ્રાઉન્ઠ ટાંકામાં બોલ વાલ્વ નથી નખાવ્યા તેમણે તાત્કાલિક નખાવી લેવાનો અનુરોધ ચીફ ઓફિસરે કર્યો છે

જળસંચયની પ્રેરણા ગામડે ગામડે પહોંચે તે હેતુથી ગત ચોમાસા દરમિયાન વરસાદના પાણીને યોગ્ય રીતે સંચય કર્યો હતો તેવી ગ્રામ પંચાયતોને પોતાના અનુભવો પહોંચાડવા માટે આકાશવાણી દ્વારા ઇજન આપવામાં આવે છે